ઐતિહાસિક ચૌરી ચૌરા ઘટનાની શતાબ્દી ઉજવણીનો પ્રધાનમંત્રીએ આરંભ કર્યો

આજે સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ઐતિહાસિક ચૌરી ચૌરા ઘટનાના સો વર્ષ પુર્ણ થયા તે નિમિત્તે શતાબ્દી સમારોહ ઉજવણીનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ બનાવ માત્ર એક પોલીસ સ્ટેશનને આગ ચાંપવાનો બનાવ નથી પણ બ્રિટિશ સામ્રાજ્ય સામેના દેશના નાગરિકોનું વિરોધનું પ્રતિક ગણાવી શકાય

આજથી એક વર્ષ સુધી ઉજવવામાં આવનારા આ ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે આઝાદીની લડતના સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિમાં નિબંધ લેખન ડિબેટ અને અન્ય સ્પર્ધાઓ ઉત્તરપ્રદેશમાં યોજાશે ઉત્તરપ્રદેશ સરકારે યુવા પેઢીને ચૌરીચૌરાના શહિદો અંગે વાસ્તવિક માહિતી આપવા એક વેબસાઈટ પણ શરૂ કરી છે આ પ્રસંગે શહિદ વિરોને અંજલી આપતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આ બનાવે દેશની આઝાદીની ચળવળને નવી દિશા આપી હતી

પોલીસ અને રાજકીય કાર્યકરો વચ્ચેની અથડામણના પગલે હિંસક બનાવો બન્યા હતા ખિલાફત આંદોલન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થકોને સ્થાનિક પોલીસ સાથે અથડામણ થઈ હતી પ્રદર્શનકારીઓએ હ્મલો કરી પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી અને તેથી તેના તમામ રહેવાસીઓ માર્યા ગયા

ગાંધીજી ઘટના બાદ પાંચ દિવસ ઉપવાસ પર ઉતર્યા હતા

ગૃહની બેઠક મળી ત્યારે કોંગ્રેસ ડી એમ કે

એમ સી

પી શિવસેના અને અન્ય પક્ષોના સાંસદોએ સૂત્રોચ્યાર કર્યા હતા ઘોંઘાટનાં દ્રશ્યો યાલુ રહેતાં ગૃહની આજની બેઠક મુલતવી રાખવામાં આવી હતી

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને ગૃહમાં વ્યવસ્થા જાળવવા વારંવાર વિનંતી કરી હતી અને કહ્યું કે તેઓને મુદ્દો ઉઠાવવા માટે પૂરતો સમય મળશે પરંતુ તેની અસર ના થતાં બેઠક રદ કરી હતી

વિરોધ પક્ષે સુધારેલા કૃષિ કાયદાઓને પ્રવર સમિતિને મોકલવાના સૂચનો સાથે કાયદા પાછા ખેંચવાની માંગણી ચાલુ રાખી હતી ચર્ચામાં ભાગ લેતાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ખેડુતોને ટેકાના ભાવ આપવા સરકાર કટીબદ્ધ છે નરેન્દ્ર મોદી સરકારે જ સ્વામિનાથન સમિતિની ભલામણોનો અમલ કર્યો છે તેમણે કહ્યું કે ખેડુતોને ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો અપાયો છે

ડી એ સરકારે એક વર્ષમાં એમ એસ પી

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એય

દેવેગૌડાએ ખેડૂતોની વેદનાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને માંગ કરી કે તમામ હિતધારકો સાથે વાત કરીને આ મામલાને શાંતિપૂર્ણ રીતે હલ કરવામાં આવે આ અગાઉ ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ દેશમાં કોવિડ રોગ યાળાને પહોંચી વળવા કેન્દ્રના પ્રયાસોની પ્રશંસા કરી હતી દેશના ખેડુતોને નફાકારક વળતર માટે નવા ત્રણ કૃષિ કાયદા કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારક પરિવર્તન લાવવામાં સક્ષમ બનશે તેમણે આક્ષેપ કર્યો હતો કે વિરોધી પક્ષો ખેતીના કાયદાના મ્દ્દે અલગ વલણ દર્શાવી રહ્યા છે

કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે રાજદ્રોહના આરોપમાં ખેડ઼તો મજૂરો નાગરિક અધિકાર કાર્યકરો અને પત્રકારોને ફસાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો કોંગ્રેસના દિપેન્દ્રસિંહ હૂડાએ જણાવ્યું હતું કે ખેડુતોના વિરોધ દરમિયાન ઘણાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ સરકારે તેમના પ્રત્યે કોઈ સંવેદના વ્યક્ત કરી નથી

તેમણે કહ્યું કે રાજ્યના આરોગ્ય સંભાળ કાર્યકરોને રસીકરણ કરવામાં મધ્યપ્રદેશ પ્રથમ કર્મે છે

કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનને લીધે ખાલી પડેલી બેઠક માટે યૂંટણી યોજવાનું સમય પત્રક આજે યૂંટણી પંચે જાહેર થયું છે બંને બેઠક માટે અલગ અલગ યૂંટણી પ્રક્રિયા યોજવાનું યૂંટણી પંચે નક્કી કર્યું છે

પહેલી માર્ચે સવારે નવથી બપોરે યાર વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ તુરંત પાંચ વાગે મત ગણતરી હાથ ધરાશે રાજ્યસભા પેટા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓ અને રાજકીય લોકો દ્વારા કોવિડ ગાઈડ લાઈનનું પાલન થાય તે જોવા માટે સક્ષમ અધિકારીને કામ સોંપવાની સૂચના આસામ અને ગુજરાત સરકારને આપવામાં આવી છે

માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આ પગલાથી આ ક્ષેત્ર વ્યવસ્થિત રીતે આગળ આવી શકશે અંતરિયાળ સ્થળો માટે માર્ગ જોડાણ અને ભીડ ઘટાડવા તથા રોપવે માટે સલામતીનાં ધોરણો નક્કી કરવા અને વાજબી ભાવ નિર્ધારિત કરવા માટે તે કામ કરશે આ માટે ભારત સરકાર દ્વારા નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે

વિદેશ મંત્રાલયે આજે રાજ્યસભામાં આ વાત કહી હતી